કરદાતા ઓની સેવામાં ફરિયાદો નાં ઝડપી નિવારણ માટે અને વેપાર સરળીકરણનાં પ્રધાનમંત્રીનાં ડીજીટલ ઇન્ડિયાના દ્રષ્ટીકીણ હેઠળ આ મેહત્વનું પગલું છે અખબાર યાદીમાં જણાવ્યા અનુસાર કરવેરાની ચકાસણી પ્રક્રિયા અસરકારકપારદર્શક અને કાર્યક્ષમ બનાવવા માટે ક્રોઈ પણ અધિકારીને સીધી રીતે સાંકળ્યા વિના ઈ એસેસમેન્ટ કરવામાં આવશે

શીતલ વૈશ્નવ કરછમાં આ વર્ષ લીલા દુષ્કાળની પરીસ્થિતિને કારણે ડેન્ગ્યું સહીતની બીમારીએ સમગ્ર જીલ્લામાં ભરડો લીધો છે ત્યારે આ મેહામારીનાં શંકાસ્પસ બે કેસોના મુંદ્રા અને લખપત તાલુકાનાં દર્દીઓના મોત નિપજ્યા હોવાના અહેવાલ છેસમગ્ર જીલ્લામાં ડેન્ગ્યુંનાં તાવ સાથે વાયરલ ફિવર તાવ શરદ્દીઉધરસ વગેરેનાં રોગનો આંક સતત વધતો જાય છે ત્યારે મુન્દ્રા તાલુકાની આરોગ્ય ટીમ દ્વારા ઉપરાંત સ્થાનિક ગ્રામ પંચાયત સફાઈ દવાઓ છંટકાવ ફોગિગ જેવી કામગીરી કરી રોગયાળો વધુ ન ફેલાય તે માટે સતત પ્રર્થન્તશીલ છે તો આરોગ્યતંત્ર દ્વારા સમગ્ર જીલ્લામાં ગામે ગામ વોર્ડ વોર્ડન ટુકડી દ્વારા મુલાકાતો યોજી નાગરિકોને સ્વયં જાગૃત થવા અપીલ કરવામાં આવે છે લોકોને ઘરની આસપાસ વરસાદી પાણીના ખાબોચિયાનો નિકાલ કરવા તથા મેચ્છરોનો ઉપ્પદ્રવ અટકાવવા અનુરોધ કરવામાં આવ્યો છે કરછના કોરી ક્રિક માઉથ બોર્ડ વિસ્તારમાંથી ડ્રગ્સ મળી આવેલ છે

એક કિલો થી વધુ ડ્રગ્સનો જથ્થો બિનવારસુ હાલતમાં બીએસએફને મળી આવતા ડીઆરઆઈ સહીત અન્ય સુરક્ષા એજન્સીઓને તપાસમાં હાથ ધરવામાં આવશે

આ પ્રસંગે ભુજાની સ્થાપના કરનાર ખેંગારજી પથમની ઐતિહાસિક સાંગ જેમની પાસે સાચવી રાખવામાં આવી છે તે મોટી પોશાળ નાં વર્તમાન મહંત પ્રવિણ મેરજી ગોરજી ની ઉપસ્થિતી માં તેનું વિધિસર પૂજન કરવામાં આવશે

ટી

ટી આઈ રાપર ખાતે રૂબરૂ હાજરરહેવા ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાપર કચ્છ દ્વારા જણાવાયું છે

ગઈકાલે બપોર બાદ ભુજ સફીત કરછના કેટલાક ગામોમાં હવામાન બદલાતા વિજળીના કડાકા સાથે હળવાશ થી ભારે ઝાપટાં પડ્યા હતા તો રાજ્યભરમાં પણ બે દિવસ નાં આછાપાતળા વિરામ બાદ હળવા વરસાદી ઝાપટા શરુ થઇ ગયા હતા હજુ રાજ્યમાંથી ચોમાસે વિદાય નથી લીધી